અમદાવાદ પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે

રાજ્યની ત્રણ નગરપાલિકાની પ્રસંગોપાત ખાલી પડેલી ત્રણ બેઠકો માટે આજે મતદાન થશે

રાજ્યકક્ષાનો સમારોહ રાજકોટમાં યોજાયો જ્યાં રાજ્યપાલશ્રી આયાર્ય દેવવ્રતે રાષ્ટ્રગીતની ગૌરવશાળી ધૂન અને હેલિકોપ્ટરમાં પુષ્પવર્ષા વચ્ચે રાષ્ટ્રીય તિરંગો લહેરાવ્યો રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સાથે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ ઉન્નત ભારતના ગૌરવ સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી ત્યારબાદ રાજયપાલ અને મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં પરેડનું નીરીક્ષણ પણ કર્યું હતું

જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ આદ્રા અગ્રવાલે રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી

આ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો તથા પરંપરાગત નૃત્યો ઉપરાંત જૂડો કરાટે અને સ્વરક્ષક માટેના નિર્દેશનો રજૂ કરાયા હતા

ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે હર્ષ ઉલ્લાસભેર થયેલી જિલ્લાકક્ષાની ઉજવણીમાં મંત્રીશ્રી જ્યેશ રાદડીયાએ ક્રષિ રોજગાર ઉદ્યોગ ક્ષેત્રે આપણુ રાજ્ય અગ્રીમ હરોળમાં સ્થાન પામી રહ્યું છે

આ પ્રસંગે દ્રાફિક એજ્યુકેશન એન્ડ અવેરનેસ ખેતી બાગયતી પાકોની સિદ્ધિ ભારત મીશન સૌર ઉર્જા સ્વરોરજગારી વન્યસુષ્ટિ શિક્ષણ ટેકનીકલ સહિતના વિષયો ઉપર ફલોટનું નિર્દેશન કરાયુ હતુ ઉપરાંત રક્તદાન શિબિર અને વૃક્ષારોપણનુ પણ આયોજન કરાયુ હતુ સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા ખાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર યૂડાસમા એ ધ્વજવંદન કરી માર્ચ પાસ્ટની સલામી ઝીલી હતી

ટી આઇનુ પ્રતિકાત્મક લોકાપર્ણ કર્યું હતું

રાણીની વાવ રાષ્ટ્રના પ્રજાસત્તાક દિવસની નવી દિલ્હીમાં યોજાયેલી પરેડમાં ગુજરાત રાજ્ય તરફથી પાટણની એતિહાસિક રાણીની વાવ જલમંદિરનો ટેબ્લો પ્રસ્તુત થયો હતો રાણીની વાવની ભવ્યતાને કલાત્મક રીતે રજૂ કરાઇ હતી

અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે થાનગઢના સુપ્રસિદ્ધ ફાસ્યકાર અને સાહિત્યકાર શ્રી શાહબુદ્દીન ભાઇ રાઠોડની પદ્મ એવાર્ડ માટે થયેલી પસંદગી એ સંપૂર્ણ જીલ્લામાંટે ગૌરવની વાત છે

કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા તાલુકા સેવા સદનનું લોકાર્પણ કરાયું શ્રી પટેલે વાઘોડિયા ખાતે સવ્વા

કરોડના ખર્ચે આકાર પામનાર અદ્યતન એસ ટી

ન્યુઝીલેન્ડ વતી એમ

જવાબમાં કે